તો બીજી તરફ દેશમાં કોવિડના કેસોની સંખ્યા એક કરોડથી વધુ થઈ છે

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટાટા જૂથને એસોચેમ એન્ટરપ્રાઇઝ ઓફ સેન્ચ્યૂરી પુરસ્કાર અર્પણ કર્યો જે ટાટા જૂથ વતી શ્રી રતન તાતાએ સ્વીકાર્યો હતો

એક ટ્વીટ સંદેશામાં તેમણે ગોવાને મુક્તિ અપાવનાર લોકોની બહાદુરી અને આત્મગૌરવને યાદ કરી રાજ્યના સતત વિકાસ માટે આશા વ્યક્ત કરી છે

એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું કે ગુરૂ તેગ બહાદુરજીનો જીવન સાહસ અને કરૂણાનો સંદેશો આપે છે તેમણે તેગ બહાદુરજીના ન્યાયપૂર્ણ અને સમાવેશી સમાજના દૃષ્ટિકોણને પણ યાદ કર્યા હતા

ગઇકાલે મધ્યપ્રદેશમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી ખેડૂતોને સંબોધતાં પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું

રાજનાથસિંહ એરફોર્સ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે દેશ પર કોઈ પણ હુમલો થાય તો તેનો જડબા તોડ જવાબ આપવા માટે દેશ સક્ષમ છે

ભારત અને ચીન વચ્ચે હાલના સમયમાં સરહદ પર તણાવનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે ભારત હંમેશાં શાંતિપૂર્ણ દેશ રહ્યો છે પરંતુ જો કોઈ દેશ આપણી સલામતીને ખલેલ પર્હોચાડવાનો પ્રયાસ કરશે તો અમે તેમને યોગ્ય જવાબ આપવા હંમેશાં તૈયાર છીએ

જ્યારે ત્રણ વિદેશી કેડેટેએ સફળતાપૂર્વક આ તાલીમ પૂરી કરી છે અમિત શાહ પશ્ચિમ બંગાળ કેન્દ્રીય ગુહ્મંત્રી અમિત શાહે આજે કોલકાતા ખાતે સ્વામી વિવેકાનંદના વારસાગત નિવાસસ્થાને જઈ રામકુષ્ણપરમહંસ તેમના પત્ની શારદાદેવી અને સ્વામી વિવેકાનંદને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારબાદ તેમણે જણાવ્યું કે સ્વામી વિવેકાનંદના વિચારો અને આદર્શ આજે પણ પ્રાંસગિક છે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુક્રલ રોય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય અને પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દીલીપ ઘોષ પણ તેમની સાથે આ મુલાકાતમાં જોડાયા હતા

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

હાલમાં દેશમાં કોરોના વાયરસના કુલ ત્રણ લાખ આઠ હજારથી વધુ એક્ટીવ કેસો છે

એ સાથે દેશમાં કોવિડના કેસોની સંખ્યા એક કરોડથી વધુ થઈ છે

નોંધપાત્ર બાબતએ રહી કે એક પણ બેટ્સમેન નવથી વધુ રન નોંધાવી શક્યો ન હતો

અમારા સંવાદદાતા જણાવે છે કે વેક્સીનનું અંતિમ પરિક્ષણ વિવિધ તબક્કાઓમાં છે અને સરકાર વેક્સીનનો ડોઝ લોકો સુધી જલ્દી પર્હોચાડવાની તૈયારી કરી રહી છે

આ બાબત પુરવાર કરે છે કે છેલ્લા બે દાયકામાં ગુજરાતના નાના શહેરો ગામો સુધી ઔદ્યોગીક વિકાસ થયો છે અને તેથી અર્થવ્યવસ્થાને નવી ગતિ મળી છે

તેમણે કહયું કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા આયાત ધટાડવાની નેમ રખાઇ છે ત્યારે નવકલ્પનાઇચ્છાશકિત અનુકૂળ નીતી અને ઉદ્યોગ સાહસીકતાના બળે ગુજરાત દેશના આર્થિક વિકાસને નવુ બળ આપી રહયું છે

આ વર્ષના મહોત્સવની વિષયવસ્તુ છે વૈશ્વિક કલ્યાણ અને આત્મનિર્ભર ભારત માટે વિજ્ઞાન